અંદાજપત્રમાં વિકાસદરનો અંદાજ પાંચ ટકા રાખ્યો છે

નાણામંત્રીએ રજુ કરેલ અંદાજપત્રમાં સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સુત્ર પરત્વે પ્રતિબધ્ધતા દર્શાવવામાં આવી છે અંદાજપત્રમાં રેલ્વે અંગે મોટી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ કચ્છ અંગેની જોગવાઈ નહિ હોતા પ્રવાસી જનતાએ નિરાશા વ્યક્ત કરી છે

એમ અંદાજપત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ છે કે અંદાજપત્રમાં ના નવા સુધારાઓ અર્થતંત્રને વેગ આપશે અને મજબુત બનવાશે દરેક નાગરિકને આર્થિક રીતે સક્ષમ બનાવશે ગઈકાલે ટેલિવિઝનમાં સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યુ કે સરકારે રોજગારીને વધારવા અંદાજપત્રમાં યાર ક્ષેત્રો કૃષિ આંતર માળખાકીય સુવિધાઓટેક્સટાઈલ અને ટેકનોલોજી પર ભાર મુકવામાં આવ્યો હોવાથી યુ વાનોને નવી રોજગારી અને ઉધોગોને મોટો ફાયદો થશે તેમ તેમણે જણાવ્યુ હતું

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ ભાઈ વાઘાણીએ પણ કેન્દ્રીય બજેટને આવકારતા જણાવ્યુ છે કે આ બજેટ આવનારા ચાર વર્ષમાં ભારતને પાંચ દ્રીલીયન ડોલરના અર્થતંત્ર બનાવવા માટેનો રોડમેપ બની રહેશે દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે બજેટમાં બેરોજગારોયુ વાનોમહિલાઓ અને ખેડુ તો માટે કોઈ જગ્યા નથી

તેમણે જણાવ્યુ કે આશા આકાક્ષા અને વિશ્વાસની પુર્તિ કરતુ અંદાજ પત્ર છે વિરલ રાણા કોરોનો વાઈરસ રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોકટર જયંતિ રવિએ જણાવ્યુ છે કે કોરોના વાઇરસનો રાજ્યમાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી જેથી રાજ્યના નાગરિકોને ગભરાવાની કોઇ જરૂર નથી ગાંધીનગર ખાતે મીડીયાને માહિતી આપતા ડોકટર જયંતિ રવિએ જણાવ્યુ હતું કે રાશ્ય સરકાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે વધુમાં તેમણે એમ પણ જણાવ્યુ છે કે રાજ્યમાં જુદા જુદા જીલ્લાનાં નાગરિકો ચીનથી પરત ફર્યા છે અને તમામની તબિયત સારી છે અને તમામનું જીલ્લાના સર્વેલન્સ અધિકારી દ્વારા ઘરે જઇને મોનિટરીંગ પણ કરવામાં આવી રહ્યુ છે આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ પર ચીન હોંગકોંગ સિંગાપુર જાપાનથી આવતા મુસાફરોનું સ્કિનીંગ કરવામાં આવી રહ્યુ છે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં પણ કોરોના વાયરસની સારવાર માટે દવાઓ માસ્ક સહિતનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે રાજ્યમાં બંદરો ખાતે પણ રોગ અટકાવવાના પૂરતા પગલાં લેવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે વિરલ રાણા ઘાસ ઉત્પાદન વન વિભાગ અપુરતા વરસાદને લીધે વારંવાર અછતનો સામનો કરતા કચ્છ જીલ્લાને સ્વાવલંબન બનાવવા સરકારે હાથ ધરેલા ઘાસ ઉત્પાદનના પાયલોટ પ્રોજેક્ટની જીલ્લામાં અમલવારી શરૂ થઈ ગઈ છે અને તેના સારા પરિણામ મળી રહ્યા હોય તેમ મોટા પ્રમાણમાં ઘાસનું વાવેતર કરી તે ઘાસ સંગ્ર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે ગત ચોમાસામાં સારી મેઘમહેર થતાં ઘણા વિસ્તારોમાં લીલોતરી છવાઈ ગઈ હતી ઉનાળાના દિવસોમાં ઘાસની તંગી ન સર્જાય તે માટે જીલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગ દ્રારા આગોતરા આયોજનના ભાગરૂપે જીલ્લામાં અનેક રખાલોમાં ધાસનું વાવેતર કરવામાં આવ્યુ છે જે ધાસની શુકવણી બાદ કટીંગ કરી ગાંસડી બનાવી ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવી રહ્યો છે